રાષ્ટ્રસંઘ સામાન્ય સભાની ન્યુચોર્કમાં બેઠકની સાથોસાથ પ્રધાનમંત્રીએ અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી અમેરિકાએ ભારત સાથેના વેપાર સંબંધો વધુ ઘનીષ્ઠ બનાવવા તત્પરતા દર્શાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમ મોદી પેસેફીકના દેશોના નેતાઓ સાથે બહ્સ્તરીય બેઠક યોજી સુરતમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટવેન્ટી ટવેન્ટી ભારતીય ટીમે જીતી લીધી

શ્રી ટ્રમ્પે કહયું કે અમેરિકા ટુંક સમયમાં ભારત સાથે વેપાર સોદા કરશે ન્યુચોર્કમા પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે વેપાર અંગે બંને દેશો વચ્ચે સારી લેવડ દેવડ ચાલે છે અને દ્વિપક્ષી વ્યવહાર જળવાય તે માટે એક પેકેજ વિયારણા હેઠળ છે શ્રી મોદીએ કહયું કે હયુસ્ટનમાં પેટ્રોનેટ કંપની સાથે થયેલા અઢી અબજ ડોલરના કરાર અર્થપુર્ણ છે અને તે ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપુર્ણ છે

ગયા શનિવારે શ્રી મોદીચ્યે પેટ્રોનેટના મુખ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી અને બાદમાં સમજુતી કરાર થયા હતા વિદેશ સચિવ વિજય ગોયલેએ પત્રકારોને જણાવ્યું કે ટુંક સમયમાં બંને દેશો વચ્ચે સમયબધ્ધ રીતે કાર્યવાહી થશે અમેરીકાના રાષ્ટ્રપતિએ કાશ્મીર પ્રશ્નનો દ્વિપક્ષી ઉકેલ આવશે તેવી આશા દર્શાવી પાકિસ્તાન સમર્થીત ત્રાસવાદ અંગે શ્રી ટ્રમ્પે કહયું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે તેમણે કહયું કે ભારત અને અમેરીકા ગાઢ મિત્રો છે અલકાયદાના ત્રાસવાદીઓને પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા તાલીમ અંગે ઈમરાનખાને કરેલી કબુલાત અંગે પુંછતા શ્રી ટ્રમ્પે કહ્યું કે શ્રી મોદી આ બધાનું ધ્યાન રાખશે શ્રી દ્રમ્પે નરેન્દ્ર મોદીને રોકસ્ટાર એલ્વીસ પ્રીસલી સાથે સરખાવ્યા હતા અને કટૃર વાદીઓને પહોંચી વળશે તેમ જણાવ્યું હતું શ્રી ગોયલેએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ત્રાસવાદ અંગે ચિંતા વ્યકત કરી અને તેને શ્રી ટ્રમ્પે વાજબી પ્રતિભાવ આપ્યો હતો કાશ્મીરમાં ત્રાસવાદીઓને ટેકો તથા નાણાં સહાય અંગે ભારતે રજુઆત કરી હતી ભારત અને અમેરીકા વચ્ચેના વેપારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે તેવી તેમણે આશા દર્શાવી હતી આ અંગે વિસ્તૃત ચર્ચા માટે વાણીજયમંત્રી પિયુષ ગોયલ પણ ન્યુયોર્ક ગયા છે અને ભારત વાજબી વેપાર સહયોગ માટે આશાવાદી છે

સંરક્ષણ મંત્રીએ આપ્રસંગે રાષ્ટ્રપતિ તટરક્ષક પુરસ્કાર નવ અધિકારીઓને એનાયત કર્યા હતા તેમાં એક બહાદુરી માટે અને અન્ય વિશિષ્ઠ સેવાઓ માટે અપાયા છે આ ઉપરાંત અન્ય પર જવાનોને તટરક્ષક દળ ચંદ્રક એનાયત કર્યા હતા

જે જમાત ઉલ મુજાહીદ્દીનની બનાવટનું અનુમાન છે જાહીદુલ ઇસ્લામના ત્રાસવાદીએ આપેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી

જમાત ઉલ મુજાફીદ્દીનની પ્રવૃત્તિ કરતા હતા

ઈ ડી તથા હાથ બોંબનો સામાન પણ મળી આવ્યો છે

આ અંગે સોલા દેવનાફલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે એનઆઈએ દ્વારા આ કેસ હાથ ધરાતાં નવી દિલ્ફીના એનઆઈએ પોલીસ સ્ટેશન ખાતે ફરીથી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર ગેરકાનૂની નાણાંકીય હેરફેર પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ આ અંગે મુંબઈ પોલીસ દ્વારા ફરિથાદ નોંધવામાં આવી છે અને તેમાં તે સમયના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે કાર્યવાઠી હાથ ધરી છે

બેઠકમાં તેમણે વિકાસલક્ષી અગ્રતાને પ્રાધાન્ય આપ્યું હતું વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ પ્રથમવાર પેસેફીક ટાપુ દેશોના નેતાઓ સાથે બહ્સ્તરીય બેઠક યોજી હતી તેમાં ફીજી કિરિબાતી માર્શલ માઈક્રોનેશિયા નૌરૂ પલાઉ પપુઆ ન્યુ ગીની સામોઆ સોલોમન તોંગા તુલાલુ અને વનુઆટુ ટાપુઓના નેતાઓ હાજર રહયાં હતા બેઠકમાં સાતત્યપુર્ણ વિકાસલક્ષી બાબતો પુનઃ પ્રાપ્ય ઉર્જા તથા માળખાકીય આફતો સામે સુરક્ષા ક્ષમતા બધ્ધતા કાર્યક્રમ અને અન્ય ભારત રાષ્ટ્રસંઘ વિકાસ ભાગીદારી ભંડોળ જેવા મુદૃઓ પર ચર્ચા થઈ હતી પુર્વ તરફના દેશો તરફની કાર્યરીતીને ભારતે પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવીને હિન્દ પેસેફીક ટાપુ સહકાર મંચ રચવા સહમતિ થઈ હતી બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને પેસેફીક ટાપુના દેશો વચ્ચે મુલ્ય નિષ્ઠ સંબંધો અને વિકાસલક્ષી નીતીઓ તથા સશકિતકરણ અને સમાનતાની જીવન પધ્ધતિ પર ભાર મુકથો હતો

પ્રધાનમંત્રીએ આબોહવા પરીવર્તનની વાસ્તવિકતા સ્વીકારવા અને તેની આડ અસર નિવારવા માટે પુનઃ પ્રાપ્ય ઉર્જા શ્રોત અપનાવવા પર ભાર મુકયો હતો તેમણે ઉર્જાના વિકલ્પો વિકસાવવા તૈયારી દર્શાવી અને આંતરરાષ્ટ્રીય સૌર મંડપમાં જાડાયેલા દેશો અંગે સંતોષ વ્યકત કર્યો પ્રધાનમંત્રીએ પેસેફીક દેશોના નેતાઓને આફત નિવારણ સંગઠન માટે આમંત્રીત કર્યા અને સબકા સાથ સબકા વિકાસ માટે પ્રત્સાફીત કર્યા હતા આ પ્રસંગે શ્રી મોદીએ પેસેફીકના દેશોને તમામને દસ લાખ ડોલરની સહાય જાહેર કરી અને તે દ્વારા પસંદગીના અસરગ્રસ્ત પ્રોજેકટના અમલ માટે જણાવ્યું

જે દ્વારા સૌર ઉર્જા અને આબોહવા સંકલન પ્રોજેકટની જરૂરીયાતો પુરી પડાશે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ રાજદ્વારી તાલીમ માટે સહયોગ જાહેર કર્યો આરોગ્ય ક્ષેત્ર માટે પ્રધાનામંત્રીએ જયપુર કુટ કૃત્રિમ અંગ માટેના શીબીર યોજવા સહયોગ આપવાની જાહેરાત કરી તેમણે લોક સંપર્ક વધારવા અને નામાંકિત લોકોને ભારત પ્રવાસે આવકારવા દરખાસ્ત મુકી

ભારતીય ટીમનું નેતૃત્વ ફરમનપ્રીત કૌરે સંભાબ્યું હતું દક્ષિણ આફિકાના ઓલ રાઉન્ડર કેપ્ટન સુન લુસ છે બંને દેશો વચ્ચેની પ્રથમ દિવસીય મેચ નવમી ઓકટોબરથી શરૂ થશે